નવી દિલ્હીમાં કેન્દ્રીય ગ્રહમંત્રી અમિત શાહે આજે રાજભાષાસન્માન પુરસ્કાર એનાયત કર્યા હતા આ પ્રસંગે તેમણે કહ્યું કે વિશ્વમાં આગવી ઓળખ પેદા કરવા માટે એક સમાન ભાષા હોવી જરુરી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હિન્દી દિવસના અવસરે દેશવાસીઓને અભિનંદન અને શુભેચ્છાઓ આપી છે ગુજરાતમાં પણ હિન્દી દિવસની ઉજવણી થઈ રહી છે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીને હિન્દી ભાષાને ખૂબ મહત્વ અપાઈ રહ્યું છે મુખ્યમંત્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ વગેરેએ પણ હિન્દી દિવસના અવસરે શુભેચ્છાઓ પાઠવી છે દરમિયાન કચ્છમાં પણ હિન્દી દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા છે

હાલ નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે

આ અંગે સરદાર સરોવર નર્મદા નિગમ લિ ના એમ ડી

જેથી જિલ્લા વહીવટી તંત્રને આઉટ ફ્લો કન્ટ્રોલ કરવા માટે વિનંતિ કરી છે

સામાજીક શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રી શ્રી વાસણભાઈ આહિરે જણાવ્યું હતું કે રાજય સરકાર દ્વારા કચ્છના વિદ્યાર્થીઓ માટે સેલ્ફ ફાયનાન્સ કોલેજોમાં વધારાના વર્ગો માટેની મંજૂરી ગઇકાલે જ આપી દેવામાં આવી છે આ મહોત્સવનું ઉદઘાટન ગાંધીધામના ધારાસભ્ય માલતીબહેન મહેશ્વરીએ કર્યું હતું યુનિવર્સિટીના કુલપતિ ડોકટર દર્શનાબહેન ધોળકીયાએ જણાવ્યું હતું કે આવા યુવક મહોત્સવો જાંબુવાનની ગરજ સારે છે પ્રારંભમાં ભાગ લેનારી કોલેજોએ માર્ચ પાસ્ટ કરી હતી આ મહોત્સવમાં આદિપૂરની તોલાણી કોલેજ ચેમ્પિયન બની હતી જયારે ભૂજની સ્વામિબાપા મહિલા કોલેજ રનર્સ અપ થઈ હતી

ત્યારે અંતિમ દિવિસે શક્તિપીઠ અંબાજી ધામ બોલ માડી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું છે આજે છેલ્લા દિવસે મા અંબાના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડશે

જેમાં કેન્દ્ર સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓ વિશે લોકભોગ્ય અને મનોરંજક રીતે માહિતી અને માર્ગદર્શન અપાશે ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના ગુજરાત એકમના વડા ડોકટર ધીરજ કાકડીયાએ આજે ભુજ ખાતે પત્રકાર પરિષદમાં જાણકારી આપી હતી તેમણે કહ્યું કે આ પેવેલીયનનું ઉદઘાટન લોકમેળાની સાથે રાજ્યના સહકાર રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને કચ્છના સાંસદ વિનોદ ચાવડા કરશે

આ આરોગ્ય શિબિરમાં કચ્છ તેમજ મુંબઈના નિષ્ણાંત તબીબો તેમની સેવા આપી રહ્યા છે

સદગત શ્રી માંકડ કચ્છ ઉપરાંત અન્ય્ જિલ્લાઓમાં પણ ટપાલ વીભાગમાં સેવા આપી હતી